આ એપ્લિકેશન ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષાઓમાં ઉપલબ્ધ હશે જેમાં બજેટ દસ્તાવેજો નાયબ મુખ્યમંત્રીશ્રીનું બજેટ પ્રવચન અને બજેટ અંગેના સમાચારો જોઈ શકાશે આ ઉપરાંત અંદાજપત્રની મહત્વની બાબતો અંદાજપત્રોના પ્રકાશન અલગ અલગ ક્ષેત્ર માટેની જોગવાઈઓ પણ આ મોબાઇલ એપમાં ઉપલબ્ધ થશે આ મોબાઇલ એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર પર ગુજરાત બજેટ નામથી ડાઉનલોડ કરી શકાય

એપલ ફોન પર પણ આ એપ્લિકેશન ટૂંક સમયમાં ઉપલબ્ઘ કરાશે આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર નાણાં વિભાગ દ્વારા ટેકનોલોજીના ઉપયોગથી બજેટ એપ્લિકેશન બનાવવામાં આવી છે જેથી દરેક નાગરિકને બજેટની તમામ વિગત ઘેર બેઠાં મોબાઇલ ફોન પર જોવા મળશે

ગોધરા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરસભાને સંબોધન કર્યું હતું શ્રી રૂપાણી હેલિપેડથી સીધા લાલબાગ મેદાન ટેકરી ખાતેના સભા સ્થળે પહોચ્યા હતા

તેમણે કહ્યું કે ગુજરાતમાં લવજેહાદનો કાયદો લાવવા માગુ છુ

કાર્યક્રમમા સાસંદ રતનસિંહ રાઠોડ ગોધરા ધારાસભ્ય સી

રાઉલજી શહેરા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ કાલોલ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ પ્રભારી પ્રધ્યુમનસિંહ જાડેજા મોરવાહડફના પુર્વ ધારાસભ્ય નિમીષાબેન સુથાર સહિત ઉમેદવારો તેમજ ભાજપા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

સંબોધન કરતાં શ્રી રૂપાણીએ જણાવ્યું કે ખેડૂતોને વીજળી અને પાણી મળે તો આખી દુનિયાની ભૂખ ભાંગવાની તેનામાં તાકાત છે ભાજપની સરકારે ખેડૂતો માટે અનેક યોજનાઓ બનાવી છે

આ પ્રસંગે રાજ્યનામંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રી વર્ષાબેન દોશી સંસદ સભ્ય ડોક્ટર મહેન્દ્ર ભાઈ મુંજપરા ધારાસભ્યો કિરીટસિંહ રાણા અને ધનજીભાઈ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

પ્રચારનો માહોલ આજે છ વાગ્યાથી પડધમ શાંત થશે ને ખાટલા બેઠકો શરૂ થશે

પૂર્વ સાંસદ સદગત અમરસિંહ રાઠવાની પુત્રી રાધિકા રાઠવા કવાંટ તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિની ચેરમેન છે તેમણે આથાડુંગરી જિલ્લા પંચાયતની ટીકીટ માંગી હતી સ્થાનિક નેતાઓ દ્વારા અવગણના કરતાં જિલ્લામાં કોંગ્રેસમાં મહિલા પાંખની મજબૂત નેતાએ રાજીનામુ ધરી દીધું છે

તેમણે તાપી તટે સફાઈકર્મીઓ અને સ્વચ્છાગ્રહી સુરતવાસીઓ સાથે સફાઈ અભિયાનમાં જોડાઈને સ્વચ્છતાને જીવનનો ભાગ બનાવવા માટે પ્રેરિત કર્યા હતા રાજ્યપાલના હસ્તે સ્વામિનારાયણ ગુરુકુળ અને સિદ્ધનાથ મંદિરને કચરાપેટી સહિતની સફાઈ કીટ અર્પણ કરવામાં આવી હતી

સુરત ન માત્ર ગુજરાત બલકે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં યોગદાન આપી રહ્યું છે

આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ એરપોર્ટથી તેઓ સીધા સર્કિટ હાઉસ ગયા હતા

આ રોડ શો મીની બજારથી ફીરાબાગ કારગીલયોક યોગીયોક સીમાડાનાકા થઈ સરથાણા પહોચશે અને જકાતનાકા ખાતે રોડ શોની પૂર્ણાહ્તિ કરવામાં આવશે તેઓ સરથાણા ખાતે જાહેરસભા સંબોધશે